પૂર્વમંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઈ વિધિમાં મોટી ભીડ એકઠી કરવા બદલ એપીડેમીક એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે

કોરોના સંક્રમણના ફેલાવા પ્રત્યે બેદરકાર લોકોને બોધપાઠ મળે તેવી કાર્યવાહી તાપી જિલ્લા પોલીસે હાથ ધરી દાખલો બેસાડયો છે

બન્ને પેનલના ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે આવતીકાલે થનાર મતગણતરી બાદ જ પરિણામનો ખ્યાલ આવશે

સૈનિક સ્કૂલ રાજ્યમાં જામનગરની બાલાયડી સૈનિક સ્કુલ બાદ હવે બીજી સૈનિક શાળા ઉમરપાડા તાલુકામાં સાકાર થવા જઈ રહી છે

બહુધા આદિવાસી ગ્રામ્ય વિસ્તારના ગામોને સિંચાઈની સુવિધા પહોચાડવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે તાપી નદીના ઉપર ઉકાઈ ડેમની જમણી બાજુના આદિવાસી ડુંગરાળ વિસ્તાર સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજય સરકારની સંકલ્પના સાકાર થઇ રહી છે તાપી કરજણ લીંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા ચાર પંમ્પીંગ સ્ટેશન બાંધવામાં આવશે